જેમાં છોટાઉદેપુર તાલુકામાં ચાર ઇંચ જેટલો અને કવાંટ મોરવા હડફ ગોધરા અને દાહોદ ત્રણ ઇંચથી વ્ધ્ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે આ ઉપરાંત ખાનપુર ઉમરપાડા ડભોઇ બોડેલી અને ભીલોડામાં એમ કુલ પાંચ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે

ઉકાઇ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલ બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે

ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે

મહી નદી પર આવેલ હાડોળ પુલ પાણી માં ગરકાવ થઈ ગયો છે હાલ પુલ પરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે

ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજ જીવન જરૂરી ચીજ વસ્તુનું મોટા પ્રમાણ માં વેચાણ થાય છે તેમજ ફાઈવસ્ટાર હોટેલ રેસ્ટોરન્ટ પણ લોકો જમવા જતા હોય છે તેમજ મોટા પ્રમાણમાં પેકીગ કરેલી વસ્તુની નિકાસ પણ થાય છે આ તમામ જગ્યાઓનું સઘન ચેકિંગ કરીને નાગરિકોને વસ્તુ ગુજ઼વત્તાયુક્ત સામગ્રી મળી રહે અને ભેળસેળ ન થાય તે માટે આ વાહનોની ફાળલણી કરાઇ છે રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું રાષ્ટ્રીય અધિવેશન આઠમી નવેંબરે મહેસાજ્ઞા નજીક ગણપત યુનિવર્સિટી ખેરવા રાતે યોજાનાર છે

બોટાદ જીલ્લા કોગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર વારા આજે જીલ્લા પચાયત કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી એમ

તાજેતર માં યોજાયેલ લોકસભા ચૂંટણી માં કોંગ્રેસ માં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોંગ્રેસ ના ચાર આગેવાન અને કાર્યકર ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે એવોર્ડ માતા અને બાળ કલ્યાજ઼ સાથે સંકળાયેલા આંગજ઼વાડીના કાર્યકરોને માતા યશોદા એવોર્ડ એનાયત કરવા સાથે શ્રેષ્ઠ કામગીરી કરનારા કાર્યકરોને સન્માનતા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ કુપોષણને દેશવટો આપવા માટે સૌના સહિયારા પ્રયાસોની હિમાયત કરી છે મંત્રી એ તાપી જિલ્લામાં અંદાજીત એકાદ કરોડ જેટલી માતબર રકમના સ્માર્ટ ફોન આંગણવાડી કાર્યકરોને અપાય હતા કુપોષને નાથવા માટે અમલી વિવિધ યોજનાઓ કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને મંત્રી એ સંવેદનશીલ રાજ્ય સરકારની વ્હાલી દિકરી યોજનાનો પણ સૌને ખ્યાલ આપ્યો હતો

દમણ દીવ પ્રશાસન દ્રારા યુવાનોની રમત ગમત ક્ષૈત્રેમાં રૂચિ વધે તે માટે સ્પોટર્સ પોલિસી બનાવામાં આવી છે જેમા અલગ અલગ રમતો અને ક્ષૈણી મુજબ રમતવીરોનુ સન્માન કરવામાં આવે છે ઍડવેન્ચર સ્પોર્ટસમાં પણ રુચિ વધે તે માટે પ્રશાસન દ્વારા સ્પોર્ટર્સ પોલિસીમાં તેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે